કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં મુડી રોકાણ આકર્ષવા આ ક્ષેત્ર માટે સર્વગ્રાહી ઉદ્યોગનીતીની ટુંક સમયમાં જાહેરાત કરશે કેન્દ્રિય મંત્રી મંડળે ઓબીસીમાં કેન્દ્ર સરકાર ધ્વારા જાહેર કરાયેલી વિવિધ શ્રેણીના વર્ગીકરણની તપાસ માટેના પંચની મુદતમાં વધારો કર્યો છે પ્રજાસત્તાક પર્વના પરેડનું ફલ ડ્રેસ રીહર્સલ આજે યોજાશે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ચીનથી આવેલા નવ હજાર મુસાફરોની તબીબી તપાસ કરાઇ છે કોરોનાનો કોઇ કેસ મળ્યો નથી નીખત ઝરીન અને શિવથાપાએ બલ્ગેરીયામાં યાલી રહેલી સ્ટ્રાન્ઝા સ્મૃતિ બોકસીંગ સ્પર્ધાની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

આ પંચને ઓબીસીની કેન્દ્રિય સુચિમાં સમાવવા માટેની મળેલી અરજીઓની યકાસણી પુનરાવર્તન થયું હોય અથવા ભુલ થઇ હોય અથવા અસંગતતા જણાય તો તે અંગે ભલામણ કરવાની કામગીરી અપાઇ છે બીજા એક પ્રશ્નના જવાબમાં શ્રી જાવડેકરે કહયું કે નવરચિત દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશનું પાટનગર દમણ રહેશે

દર મહિનાના છેલ્લા રવિવારે સામાન્ય રીતે સવારે અગીયાર વાગે પ્રસારિત થતો આ કાર્યક્રમ આ વખતે સાંજે છ વાગે પ્રસારિત થશે

તેથી આ દિવસની પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે અમારા સંવાદદાતા જણાવે છે કે રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે આ વખતે પ્રજાસત્તાક પર્વ વખતે આઝાદી પછીના સમયગાળામાં દેશ માટે કામગીરી કરતી વખતે શહિદી વહોરનાર વીર જવાનોને પ્રથમવાર સલામી અપાશે

દિલ્ફી પોલીસે પરેડના માર્ગ ઉપર ટ્રાફીક નિયંત્રણ માટે સઘન વ્યવસ્થા કરી છે

આના પરીણામે ઇન્ડિયા ગેટના આસપાસના વિસ્તારમાં સવારે સવા નવ થી પરેડ પુર્ણ થાય ત્યાં સુધી વાહન વ્યવહાર બંધ રહેશે

ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના કેસોનો પ્રસાર અટકાવવાના ભાગરૂપે જાહેર પરીવહન સેવા હંગામી ધીરણે બંધ રખાઇ છે આ શહેરના લોકોને આ સપ્તાહ દરમિયાન બહાર નહી જવાની સુચના અપાઇ છે વુહાન શહેર અને હુબેઇ પ્રાંતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ થયા છે દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ મુદ્દે યર્ચા કરવા ગઇકાલે બોલાવેલી તાકીદની બેઠકમાં કોરોનાના મુદ્દે વૈશ્વિક કટોકટી જાહેર કરાઇ નથી

આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને જણાવ્યું હતું કે આ તબીબી તપાસ દરમિયાન કોઈ કેસ મળી આવ્યો નથી તેમણે કહ્યું કે સમગ્ર તંત્ર સજ્જ છે સુશ્રી સુદાને વધુમાં જણાવ્યું હતું કે ચીનથી આવતા મુસાફરોને કોરોનાને લગતા કોઈ લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની સૂચના અપાઈ છે દરમિયાન ચીન ખાતેનો ભારતના રાજદૂતાવાસ ભારતના આરોગ્ય મંત્રાલયને નિયમિત ધોરણે કોરોના વાયરસના કેસો બાબતે જાણકારી આપી રહ્યું છે

રાજય પોલીસ વડા દિલબાગસિંહે ગત સોમવારે જણાવ્યું હતું કે દેવેન્દરસિંહ ધ્વારા બાંગ્લાદેશની લેવાયેલી મુલાકાતોની તપાસ થઇ રહી છે

ખંડણી વસુલ કરવાના અને હત્યાનો પ્રથાસ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા લાકડાવાલાને ગઇકાલે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરાથો હતો

વડી અદાલતમાં દાખલ કરેલા સોગંદનામામાં ટ્રાઇએ જણાવ્યું છે કે આ ગ્રાહક તરફી સુધારાઓ છે ટ્રાઇએ એવુ પણ જણાવ્યું છે કે અગાઉના દરોનો બ્રોડકાસ્ટરો ધ્વારા દુરૂપયોગ કરવામાં આવ્યો છે વડી અદાલતના ન્યાયાધીશ એસ સી

યાંગલાની બનેલી ખંડપીઠ ટીવી બ્રોડકાસ્ટરો ધ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી છે